મતદારોને રીઝવવા માટે વિવિધ રાજકીય પક્ષોના વરિષ્ઠ નેતાઓ દ્વારા દેશભરમાં ચૂંટણી રેલીઓનું આયોજન

વેંકૈયા નાયડુ આજે જલીયાંવાલા બાગ જનસંહારને સો વર્ષ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરશે

બસુમતારી જર્મનીમાં રમાઈ રહેલી કોલોન મુક્કાબાજી વિશ્વકપની ફાઈનલમાં પ્રવેશ્યા

વિવિધ રાજકીય પક્ષોના વરિષ્ઠ નેતાઓ મતદાતાઓને રીઝવવા માટે દેશભરમાં ચુંટણી રેલીઓ કરી રહયાં છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તમિલનાડુ અને કર્ણાટકમાં યાર ચુંટણી રેલીઓને સંબોધન કરશે શ્રી મોદી તમીલનાડુમાં થેની અને રામનાથપુરમમાં ચુંટણી રેલીઓ યોજશે પ્રધાનમંત્રીનો કર્ણાટકના મેંગલોર શ ેર ન ને બેંગલુરૂમાં જનસભાઓ યોજવાનો કાર્યક્રમ છે ભાજપ અધ્યક્ષ અમિત શાહ આજે બપોરે ઉત્તર પ્રદેશના બદાયુ અને શાહજહાપુરમાં યુંટણી રેલીઓને સંબોધન કરશે કોંગ્રેસ અધ્યક્ષ રાહ્રલ ગાંધી પણ આજે કર્ણાટકમાં ચુંટણી પ્રચાર કરશે બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતી પણ બદાયુ અને બુલંદ શહેરમાં ચુંટણી રેલીઓને સંબોધન કરશે

મતદાનના આંકડા હજી વધવાની શકયતા છે કારણ કે કેટલીક મતદાન ટુકડીઓ હજી હવે પાછી ફરી રહી છે

જયારે ચીત્તોડગઢ રાજસમંદ અને જાધપુર બેઠકો ઉપર દસ દસ ઉમેદવારો છે

તે માટે ગઈકાલ સુધીમાં તેર ઉમેદવારોએ તેમના ઉમેદવારી પત્રો ભર્યા હતા

મધ્ય પ્રદેશમાં ગુનાથી પાર્ટીના હાલના સાંસદ જ્યોતિરાદિત્ય સિંદિયાને આ જ બેઠક પરથી ફરી ઉમેદવાર બનાવાયા છે વરિષ્ઠ નેતા અને ભુતપુર્વ કેન્દ્રીય મંત્રી મનીષ તિવારીને આનંદપુર સાહિબ અને ભુતપુર્વ ધારાસભ્ય કેવલસિંહ ધિલ્લોનને પંજાબમાં સંગરુરથી ટીકીટ આપવામાં આવી છે કોંગ્રેસે જાહેરાત કરી છે કે મધ્ય પ્રદેશથી શૈલેન્દ્ર પટેલ વિદિશા લોકસભા મતક્ષેત્ર અને મોના સુસ્તાની રાજગઢથી ઉમેદવાર રહેશે કોંગ્રેસે જમ્મુ કાશ્મીરમાં વિદૃખી રિંગજીન સ્પાલબર અને બિહારમાં વાલ્મિકી નગરથી શાશ્વત કેદારને ઉભા રાખ્યા છે

આ ઉપરાંત એક હજાર સત્તાણુ કરોડ રૂપિયાની કિંમતના કેફી પદાર્થો પણ જપ્ત કરવામાં આવ્યા છે

નવી દિલ્ફીમાં વિવેકાનંદ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશનમાં બોલતાં તેમણે સંશોધન અને વિકાસ અંગે આનંદ વ્યકત કર્યો હતો તથા ભારતે અન્ય દેશોમાં પણ સંરક્ષણ સાધનો પૂરા પાડવાની ક્ષમતા વિકસાવી હોવાનું જણાવ્યું હતું

શ્રી શાહે કહ્યું કે તમામ ભારતીયો માટે આ ગર્વ અને પ્રસન્નતાનો વિષય છે અને તેના થી દેશવાસીઓનું સન્માન વધ્યું છે ભાજપ અધ્યક્ષે કહ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં શ્રી મોદીને જે પણ પુરસ્કારોથી સન્માનિત કરાયા છે તે પ્રત્યેક ભારતીયના છે જે ખુશહાલ અને સશક્ત દેશની આશા રાખે છે

નૌકાદળના વડા એડમિરલ સુનિલ લાંબાએ ગઇકાલે નવી દિલ્હીમાં આ કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું તેમણે કહ્યું કે આ યોજનાથી જહાજાના સ્વદેશી ડિઝાઇન નિર્માણ અને દક્ષતામાં સુધારો કરવામાં મદદ મળશે

આ પ્રસંગે તેઓ એક ખાસ સ્મારક સિકકો અને ટપાલ ટીકીટનું પણ વિમોચન કરશે શ્રી નાયડુ માહિતી અને પ્રસારણ મંત્રાલય ધ્વારા જલીયાવાલા બાગ સ્મારક ખાતે આયોજીત એક પ્રદર્શનની મુલાકાત પણ લેશે

બસુમતારી જર્મનીમાં કોલોન મુક્કાબાજી વિશ્વકપ પ્રતિયોગિતાની ફાઈનલમાં પહોંચી ગઈ છે

ફાઈનલમાં તેમનો મુકાબલો આયર્લેન્ડના મિશેલા વાલ્શ સાથે થશે